આજે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે નાગરિકોના સહકાર વિના આ મહામારી સામે લડવું મુશ્કેલ છે

ખાસ કરીને તાજેતરમાં કેટલાક રાજ્યોમાં તીડના ફમલાનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તીડના નિયંત્રણ અને પાક બચાવવાના લેવાઇ રહેલા પગલાંની વિગતો પણ આપી હતી

નવી માર્ગદર્શિકા પ્રમાણે કન્ટેઈમેન્ટ ઝોનમાં લોકડાઉનના માપદંડોનો યૂસ્તપણે અમલ કરવાનો રહેશે કન્ટેઈનમેન્ટ ઝોનમાં યૂસ્ત નિયંત્રણ જાળવવામાં આવશે અને માત્ર આવશ્યક પ્રવૃત્તિઓને જ મંજૂરી આપવામાં આવશે પ્રથમ તબક્કામાં આગામી આઠમી જૂનથી ધાર્મિક સ્થળો જાહેર જનતા માટે પ્રાર્થના સ્થળો હોટેલ રેસ્ટોરન્ટ અને શોપિંગ મોલ જેવી પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે જ્યારે બીજા તબક્કામાં શાળાઓ કોલેજો શૈક્ષણિક તાલીમ અને કોચિંગ સંસ્થાઓ વગેરે માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે વિયાર વિમર્શ કર્યા પછી ફરી ખોલવા માટે મંજૂરી આપવામાં આવશે સમગ્ર દેશમાં અમુક પ્રવૃત્તિઓ ઉપર મર્યાદિત સંખ્યામાં પ્રતિબંધ ફજુ પણ યાલુ રહેશે જેમાં મુસાફરોની આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી મેટ્રો રેલનું પરિયાલન સિનેમા હોલ જિન્મેશિયમ સ્વીમિંગ પુલ મનોરંજન પાર્ક થિયેટર વગેરેનો સમાવેશ થાય છે ઉપરાંત સામાજિક રાજકીય રમત ગમત મનોરંજન શૈક્ષણિક સાંસ્કૃતિક ધાર્મિક કાર્યો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હોય તેવી પ્રવૃત્તિઓ માટે પરિસ્થિતિનું આકલન કર્યા પછી ત્રીજા તબક્કામાં તેની જાહેરાત કરવામાં આવશે

જો કે દેશભરમાં રાતના નવ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી કરફ્યુનો અમલ ચાલુ રહેશે

અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર સવાઈનગર જઇ રહેલા આ ટ્રેક્ટરના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં તે પલટી ખાઈ ગયું હતું અને તેમાં અયાનક આગ ફાટી નીકળી હતી

કંપનીની નજીકમા પેટ્રોલ પમ્પ હોવાને કારણે લોકોના જીવ પડીકે બંધાયા હતા આ ઘટનાની જાણકારી મળતા ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટેની કવાયત શરૂ કરી હતી કંપની અમદાવાદ મુંબઈ હાઇવે નજીકમાં આવેલી છે

ગીર સોમનાથ જીલ્લા તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી કે વિશ્વમાં દર વર્ષે પપ લાખ કરતા પણ વધારે લોકોનું મૃત્યુ તમાકુના સેવન થી થાય છે

તમાકુના સેવનથી થતા પ્રાણધાતક રોગ જેવા કે મોઢાના કેન્સર ફેફસાના રોગ ટીબી

સમાજના યુવાનો વ્યસન મુક્ત બને અને તેમના દ્વારા શરીર સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નિત્યદીપ ખાયર અને પ્રવીણભાઈ ખાયર દ્વારા શરૂ કરવામાં આવેલ અભિયાનમાં આજ સુધીમાં એક હજાર કરતાં વધુ યુવાનોએ વ્યસન મુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો છે

આ શ્રમિકોને રોજનું ઓછામાં ઓછું રૂ

ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનાલોકો પીવાના પાણીને લગતી ફરિયાદો જેમ કે હેન્ડપંપ રીપેરીંગ મીની પાઇપ યોજનાનું રીપેરીંગ અને વ્યક્તિગત કે જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઇપણ ફરિયાદ નોંધાવી શકશે તથા પાઇપલાઇનમાં ભંગાણ કે લીકેજ હોય પાણીની ચોરી થતી હોય અથવા પાણીનો ખોટો વેડફાટ થતો હોય તેવા કિસ્સામાં પણ ફરિયાદ નોંધાવી શકાશે

ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઇન ફરિયાદ સુવિધા પણ પુરી પાડવામાં આવી છે